તેમણે કહયું કે છેલ્લા છ વર્ષોમાં લધુતમ ટેકાના ભાવોમાં ઘણો વધારો થયો છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાના કૃષિ માળખાકીય ભંડોળની ર ચના કરાઇ છે વિરલ રાણા રાજય વિધાન સભા સત્ર રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી આરંભ થશે જેમાં પ્રથમ દિવસે બે બૈઠક યોજશે પ્રથમ બૈઠકમાં ભૂ તપૂ ર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રાવ મુખરજી રાજ્યના ભૂ તપૂ ર્વ ત્રણ ધારાસભ્યો કોરોનાના લીધે અવસાન પામેલા તબીબો સહિતના નાગરિકો અને અન્યનો અવસાન બદલ શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવશે આ ઉપરાંત વટહુકમ નામંજુર કરતા પ્રસ્તાવો અને સરકારી વિધયેકો અંગે ચર્ચા હાથ ધરાશે કોવિડ મહામારી અનુસંધાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂઆતથી જ તકેદારીના પગલાં લીધા હતા વિધાનસભાના સંકુલમાં પ્રવેશતા તમામ વ્યકિતઓનું થર્મલ સ્કેનીંગ સેનેટાઈઝ કરવામાં આવે છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેજમ રાજયના કેટલાક જીલ્લાઓમાં આગામી ત્રણ દિવસ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે દરમ્યાન કચ્છ જીલ્લામાં પણ ગઈરાત્રે ભારેથી ઝરમર વરસાદ થવાના સમાચાર છે

જેન લઈને માર્ગો પર પાણી ફરી વડ્યા હતા

વિરલ રાણા આઈ પી

તે પછી દિલ્ફીએ સુ પર ઓવરના બીજા બોલે ત્રણ રન પૂ રા કરીનેમેચ જીતી લીધી